દર્દીઓને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને તેમની તબિયત સ્થિર છે

આ વ્યક્તિને હોસ્પિટલમાં અલગ વોર્ડમાં રાખવામાં આવી છે આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે દર્દીની તબિયત સ્થિર છે આ વ્યક્તિ ચીનનો પ્રવાસ કરીને આવી છે અગાઉ કેરળમાં કોરોના વાયરસના બે કેસ નોંધાયા હતા બંને દર્દીઓ ચીનનો પ્રવાસ કરીને આવ્યા હતા પ્રવાસન માટેની જારી કરાયેલી સૂચનામાં ચીનની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે ચીનના પાસપોટધારકો માટે ઈ વીઝા સુવિધા અસ્થાથી ધોરણે સ્થગિત કરવામાં આવી છે અને ચીનથી આવનારા માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા પણ સ્થગિત કરવામાં આવી છે ભારત આવવા માટેના આધારભૂત કારણો ધરાવતા લોકોને બેઈજીંગ ખાતેના ભારતીય દૂતાવાસ અથવા શાંઘાઈ અને ગ્વાંગઝુંના વાણિજ્ય દૂતાવાસનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે

માનેસર શિબિરમાં એક વ્યક્તિ કોરોનાનાં લક્ષણો ધરાવતો હોવાથી તેને આર્મીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જેની તબિયત સ્થિર છે

સરકારે કેરળમાં કોરોના વાયરસના બે કેસ નોંધાતા કેરળ સરકારને શક્ય તમામ સહાયની પણ ખાતરી આપી છે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ હર્ષવર્ધને જણાવ્યુ છે કે સરકાર સમગ્ર પરિસ્થિતી ઉપર યાંપતી નજર રાખી રહી છે તેમણે કહ્યું કે સાવચેતીના પગલારૂપે થાઇલેન્ડ અને સિંગાપુરથી આવેલા મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે

દિલ્હી ખાતેની એઇમ્સ સંસ્થાના પ્રોફેસર રણદિપ ગુલેરીયાએ આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે લોકોએ ખાસ કરીને ચીનથી પાછા ફરેલા લોકોએ આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે શ્રી બુલેરીયાએ કહ્યું કે વરિષ્ટ નાગરિકો બાળકો અને હ્રદય અને ફેફસાંની બિમારીથી પીડાતા લોકોએ શરદી અને ખાંસીની તકલીફવાળા દર્દીઓથી અંતર રાખવું જોઇએ કારણ કે કોરોનાથી અસરગ્રસ્ત વ્યક્તિ જ્યારે ખાંસી ખાય છે ત્યારે બહાર ફેંકાયેલા છીટાંની સાથે વાયરસ પણ બહાર ફેંકાય છે અને આવી વ્યક્તિની નજીક ઉભી રહેલ વ્યક્તિમાં શ્વાસ દ્વારા આ વાયરસ તેના શરીરમાં પ્રવેશી શકે છે આથી જ દરેક વ્યક્તિએ સાવચેતી રાખવી જોઈએ

જર્મનીના આરોગ્યમંત્રી જેન

આજે ગુહની બેઠક મળી તે સાથે કોંગ્રેસ ડીએમકે બીએસપી સહિત અન્ય પક્ષોના સાંસદો નાગરિકત્વ સુધારા ધારો અને રાષ્ટ્રીય નાગરિક નોંધણી પત્રકના વિરોધમાં સુત્રોચ્યાર કરતાં કરતાં ગૃહની મધ્યમાં ધસી ગયા હતા વિપક્ષોએ નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર દ્વારા દિલ્હીમાં તાજેતરમાં કરાયેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં પણ સુત્રોચ્યાર કર્યો હતો ગૃહના અધ્યક્ષ ઓમ બિરલાએ સુત્રોચ્યાર કરી રહેલા સભ્યોને પોતાના સ્થાને પાછા ફરવા સુચના આપી હતી પણ વિપક્ષના સભ્યોએ સુત્રોચ્યાર ચાલુ રાખ્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે બે વાગ્યે પૂર્વ દિલ્ફીમાં યોજાનારી યૂંટણી રેલીને સંબોધશે ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ અમિત શાહ આજે સદરબજાર રાજેન્દ્રનગર સહિત ચાર વિસ્તારોમાં યોજાનારી રેલીમાં સંબોધન કરશે ભાજપના અધ્યક્ષ જે

દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પક્ષના નેતા અરવિંદ કેજરીવાલે ગઇકાલે કૈરારી મત વિસ્તારમાં રોડ શો થોજ્યો હતો નાયબ મુખ્યમંત્રી મિનિષ સિસોદીયાએ ખિયડીપૂરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો આપના સાંસદ સંજયસિંહ પક્ષના ઉમેદવારના સમર્થનમાં કરવાલનગરમાં ચૂંટણી પ્રચાર કરશે કોગ્રેસના નેતા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભુપીન્દર કુડાએ પણ દિલ્ફીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો ઉલ્લેખનીય છે કે દિલ્ફીમાં આઠમી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે

શ્રી બીસ્વાલને ગૃહમંત્રાલયમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે યુંટણી પંચે સંબંધીત વિસ્તારની વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં લઇને અધિક ડી

પી કુમાર જ્ઞાનેશને દક્ષિણ પૂર્વ દિલ્હીના ડી

પી તરીકે કાર્યભાર સંભાળવાની સૂચના આપી છે યૂંટણી પંચે દિક્ષિણ પૂર્વે દિલ્હીના નિયમિત ડી સી પી પદ માટે ત્રણ નામોનું સૂચન કરવાનો નિર્દેશ ગૃહકમંત્રાલય તથા દિલ્હી પોલીસને આપ્યો છે

તેમણે આ હેતુથી શાળાના અભ્યાસક્રમમાં ફેરફાર સૂચવતી નવી શિક્ષણનીતી ઘડવાનો અનુરોધ કર્યો હતો તેઓ ગઇકાલે કર્ણાટકના હુબલી ખાતે કૌશલ્ય વિકાસ કેન્દ્રના ઉદઘાટન સમારોહમાં બોલી રહ્યા હતા

કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની આજે દિલ્ફીમાં યોજાનાર કાર્યક્રમમાં મધ્યપ્રદેશને આ પુરસ્કાર અર્પણ કરશે આ ઉપરાંત આ યોજનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાની શ્રેણીમાં ઈન્દોરે પ્રથમ સ્થાન મેળવ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રદંશનનું ઉદઘાટન કરવાના છે દર બે વર્ષે યોજાતા આ પ્રદંશનમાં સંરક્ષણ એરોસ્પેસ અને સલામતી ક્ષેત્રેને આવરી લેવાશે

જેમની સ્થિતિ ગંભીર હોવાથી તેમને જલગાંવના યાવલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

ચીનના રાજદૂતે ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચીન શ્રીલંકાની ચિંતા સમજે છે પરંતુ ચીને લીધેલા અસરકારક પગલાં અને વલણની શ્રીલંકા અનુભૂતી કરે

પુરૂષોની ડબલ્સની ફાઈનલમાં જો સેલેસબરી અને રાજીવ રામની જોડીએ લુક સેવિલે અને મેક્સ પર્સેલની જોડીને પરાજય આપીને ડબલ્સનું બિરૂદ જીતી લીધું છે